આ જાહેરાતથી દૂષ્કાળગ્રસ્ત કચ્છને કપરો કાળ પસાર કરવામા મોટી રાહત થશે

કરંછની ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રય લેતા પશુઓને સબસીડી પણ આપવામાં આવશે

જેમાં નવી પા ઈપલાઈન પણ નાખવામાં આવશે એમ વધુમાં તેમણે જણાવ્યું હતું

કહેવાય છે કે યજીદ અને ઇમામ હુસેનની લડાઇમાં ઇસ્લામને બચાવવા ઇમામ હુસેન શહીદ થયા ત્યારથી મોહરમ મનાવવામાં આવે છે આજના દિવસે નિકળતા જૂલુસમાં ઈમામ હુસેનની સેના દવારા બળતા જીવીક સ્વરૂપ અનેક શ સ્ત્રોની સાથે યુધ્ધની કળાબાજી બતાવવામાં આવે છે તેમજ પોતની સવેદના દર્શાવવા માટે શોકગોત ગ વાફ છે

ઉપરાંત કચ્છમાં પણ ઠેરઠેર જુલુસનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રદેશ ભાજપ કારોબારી ની બેઠક અગાઉ બે વાર રદ કરવામાં આવ્યા બાદ આજ રોજ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મળનારી છે

આ બેઠકમાં આગામી લોકસભા ચુંટણી અત્રે ચર્ચા કરી બુથ લેવલે સુધીનું બુથ મેનેજમેન્ટ ગોઠવવા અને ચુટણીલક્ષી કાર્યકમો ઘડવામાં આવશે નેહલ ઠકકર રાજય સરકાર રાજ્ય સરકારે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની સહાય બે ગણી કરવાનો તથા અન્ય યોજનાનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે રાજય સરકારે ખેડૂત લક્ષી નિર્ણય કરતા અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ

બે લાખ અને એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ

અકસ્માતે મૃત્યુ કાયમી અપંગતતાના કિસ્સામાં હક્ક પત્રકમાં પાકી નોંધ થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડ્રતોને આ યોજનાનો લાભ મળશે

ખેડૂતો વતી અંદાજે રૂ

દેશની સૌ પ્રથમ રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ ધરાવતી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક વિધાનસભા ગૃહમાં મંજુર થયું છે

અને આ વષના ચોમાસામાં તો રાજયમાં સૌથી ઓછા વરસાદવાળા નવ તાલુકાઓમાંથી છ તાલુકા તો કચ્છના છે આમ કચ્છનો અડધાથી વધુ વિ સ્તાર એવી ગંભોર અછત હેઠળ છે ચોમાસું સતાવાર પૂર્ણ જાહેર કરવાનો હવે ઓપચારીકતા જ બાકી રહો છે